વાવાઝોડા સામે ઝીરો કેઝયુલીટીના દ્રઢ સંકલ્પ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સમગ્ર ગતિવીધિઓ પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે

નિસગ વાવાઝોડું આજે બપોરે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ ખાતે ટકરાયું છે

કુલ્પના શાહ વાવાઝોડાની અસર અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસરને પગલે કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે ચારેતરફ ધૂળની ડમરીઓ સાથે વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે ભુજ તાલુકાના કોટડા ચકાર લાખોંદ પધ્ધર સણોસરા કેરા નારાણપર સહિતના વિસતારોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદના ઝાપટાં વરસ્યાના અહેવાલ છે તો સામત્રા દેશલપર હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયાના સમાચાર છે મુન્દ્રા તાલુકાના બાબીયામાં પણ ભારે પવન સાથે રેતીની ડમરીઓ ઉડી હતી

કેરી સહિતના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે

કે માં દાખલ કરાયાં હતા

તેઓ ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારીથી પણ પીડાતાં હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત ઉત્તરોત્તર કથળતી જતી હતી અને તેમને વેન્ટિલેટર પર મૂકાયાં હતા આ સાથે કચ્છમાં કોરોનાથી થયેલા મરણનો આંક પાંચ પર પહોંચ્યો છે

ત્યારે આજે કચ્છ માટે રાહતના સમાચાર છે કે જિલ્લામાં આજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિ ના નિયામક એમ

તેમને ઉમેર્યું કે સાઈટ ઉપર સામાજિક અંતર નું પાલન કરાય છે તથા ગરમી ના દિવસો હોવાથી શ્રમિકો ને પાણી તથા છાસ ની વ્યવસ્થા કરવા માં આવી છે